તેમણે કહય કે રાજય અને જિલ્લા વહીવટી તંત્રે રેડ અને ઓરેન્જ ઝોનવાળા જિલ્લાઓમાં દિશા નિર્દેશોનું સંપર્ણપણે પાલન કરવા ઉપર ધ્યાન આપવું જોઈઅ તેથી કોરોના સંક્રમણની સાંકળ તૂટી શકે આશુતોષ અંતાણી રાજય અશ્વિની કુમાર રાજય સરકારે અન્ય રાજયો સાથે સંકલન કરીન લોકડાઉનમાં અટવાઈ ગયેલા ત્રણ હજાર જેટલા ગુજરાતી યાત્રીકોવિદ્યાર્થિઓપ્રવાસીઓને અત્યાર સુધીમાં રાજયમાં પરત લાવવાની કામગીરી સફળતાથી પાર પાડો છે મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનોકુમાર આ અંગેનસ માહિતી આપતાં જણાવ્યું છે કે ભારત સરકારની ગાઈડલાઈન મૂજબ ગૂજરાતમાં ફસાયેલા અન્ય રાજયોના શ્રમિકોને ટ્રેન દવારાપરત મોકલવા માં આવી રહયા છે આશુતોષ અંતાણી રાજય વિશેષ ટ્રનો ગઈકાલે અમદાવાદ અને સૂરત ખાતેથી રાજયમાં ફસાયેલા પરપ્રાંતિઓને વિશેષ ટ્રનો દવારા તેમના વતન જવા રવાના કરાયા હતા રેલ્વે મંત્રાલય દવારા લોકડાઉનમાં ફસાયેલા રાજયના પરપ્રાંતિયશ્રમિકોને વતન પરત મોકલવા વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે જે અતર્ગત ગઈકાલે અમદાવાદથી અક વિશેષ ટ્રેન ઉતર પ્રદેશ અને સરત ખાતેથી એક વિશેષ ટ્રન ઓડીસા જવા રવાના થઈ હતી

રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો

એક દદીનું મોત નોંધાયું છે

લખપત તાલુકાના કોટડા મઢ અને મુન્દ્રાના જુના બંદર રોડ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાનો હુકમ જિલ્લા કલેકટર પ્રવિણા ડી

બહાર પાડયો છે ફરજ પરના અધિકારી કર્મચારી સિવાય તમામ માટે આજૂબાજૂના વિસ્તારમાં સંપૂર્ણપણે પ્રવેશબંધી કરવામાં આવી છે

તેઓ રાષ્ટ્રિય સંત સમુદાયમાં આગવું સ્થાન ધરાવતા હતા તેમના દેવલોક પામ્યાના સમાતચારથી સમગ્ર સંતસમાજ તથા તેમના અનુયાયો વર્ગમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે આશુતોષ અંતાણી કચ્છ આંતરરાજય હેરફેર ભારત સરકારના ગ્રહમંત્રાલયના હુકમથી રાજયના યાત્રાળઓ પરપ્રાંતિય શ્રમજીવીઓ વિદ્યાર્થિઓ અને પવાસીઓ કે જેઓ લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે તેમની અવર જવરની પરવાનીગી માટેની માર્ગદશક સુચના નકકી કરવામાં આવી છે અત્યારે કચ્છ જિલ્લામાં આંતરરાજય મુવમેન્ટનો પ્રક્રિયા કરવા માટે ડિઝાસ્ટર મામલતદારને અધિક્રત કરાયા છે આંતરરાજય મુવમેન્ટ માટેની કાર્યવાહી કેન્દ્રિય કત રીતે જિલ્લા સ્તરેથી કરવાની રહેશે તેવું જિલ્લા કલેકટર પ્રવિણા ડી

દવારા બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે તો આંતરરાજય જિલ્લા હેરફેર માટે જરૂરી પરવાનીગો પાસ ઈસ્યૂ કરવા સંબંધિત તાલુકાના ઈન્સિડન્ટ કમાન્ડર સહ એકિસકયુટોવ મેજીસ્ટ્રેટને કાર્યવાહો કરવા જણાવાયું છે મુકિતપાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા ડિઝીટલ ગુજરાત વેબસાઈટની અધિકત રીતે જારી કરાયેલી લિકનો ઉપયોગ કરવા જણાવાયું છે આશ્તોષ અંતાણી કચ્છ હવામાન વૈશાખ મહિનો લગભગ મધ્યમાં આવી પહોંચ્યો છે અને સાથે સાથે કચ્છ જિલ્લામાં ઉનાળો પણ પૂર્ણ કળાએ પોતાનો પરચો બતાવી રહયો છે અને સમગ્ર જિલ્લો કાળઝાળ ગરમીનો અનભવ કરો રહયો છે ખાસ કરીને રણ વિસ્તાર તેમજ સરહદો દુર્ગમ વિસ્તારોનું જનજોવન પ્રચંડ ગરમીથી ભારે પભાવિત થયું છે